પ્રધાનમંત્રી નરે ન્દ્ર મોદીએ દેશવાસીઓને દિપાવલીનો તહેવાર સ્થાનિક ચીજવસ્તુઓ સાથે ઉજવવા આહવાન કર્યું છે બિહાર વિધાનસભાની ચૂંટણી ની અને ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની આવતીકાલે હાથ ધરાનાર મત ગણતરીની તમામ તૈયારીઓ યૂંટણીપંચે પૂર્ણ કરી છે આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને શિયાળાની અને તહેવારોની મોસમમાં કોરોના સંક્રમણ અંગે ચિંતા વ્યક્ત કરતાં સૌને સતર્ક રહેવા અપીલ કરી છે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને માર્ગ પરિવહન તેમજ ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે નવી દિલ્હીમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ભવનમાં વિકસીત અઝિશમન પ્રણાલિનું નીરીક્ષણ કર્યું વિદેશી હોવા છતાં સવાયા ગુજરાતી સાહિત્યકાર તરીકે જાણીતા ફાધર

તેમણે કહ્યું છે કે દિપાવલીના આ તહેવારમાં સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ કરવો એ આપણો સંકલ્પ સાથે ફરજ છે લોકલ માટે વોકલ અને વોકલ ફોર લોકલ એ આપણો મંત્ર છે આથી દેશવાસીઓ અને બનારસવાસીઓને પ્રધાનમંત્રીએ સ્થાનિક ચીજવસ્તુઓ ખરીદવા માટે વધુને વધુ પ્રચાર પ્રસાર કરવા અનુરોધ કર્યો હતો

આ પ્રસંગે વધુમાં તેમણે કહ્યું કે જ્યારે બધા લોકો સ્થાનિક ઉત્પાદનો અને તેની ગુણવત્તાની પ્રશંસા કરશે તો તેની અસર અન્ય લોકો પર પણ પડશે આથી સ્થાનિક વસ્તુઓ બનાવનાર પણ લાભાન્વિત થશે અને સમગ્ર સ્થાનિક અર્થવ્યવસ્થામાં નવી ચેતનાનો સંચાર થશે પ્રધાનમંત્રીએ વારાણસીમાં ત્રીસ વિકાસ પરિયોજનાઓમાંથી અનેકનું ઉદઘાટન અને ખાતમૂહુર્ત કર્યું તેમણે સ્થાનિક લોકોની સાથે લાભાર્થીઓ સાથે તેમની જ બનારસી ભાષાશૈલીમાં સંવાદ કર્યો ખેડૂતોને કોવિડ મહામારી હોવા છતાં પણ પોતાના ખેતરોમાં મબલખ પાક ઉત્પાદન કરવા બદલ અભિનંદન આપ્યા હતા

તેમણે જાણીતી બાસ્કેટ બોલ ખેલાડી પ્રશાંતિસિંહ સાથે વાતચીત કરી હતી કાશીના લોકોને પડકારોને અવસરમાં બદલવા આહવાન કર્યું હતું

યૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ બધા જ મતગણતરી કેન્દ્રોને શરૂઆતમાં મતગણતરી વખતે તથા મતગણતરી પૂર્ણ થયા બાદ સેનીટાઈઝ કરાશે

રાજ્યની અબડાસા મોરબી ગઢડા ધારી લીંબડી કરજણ ડાંગ અને કપરાડા વિધાનસભા બેઠકોની ત્રીજી નવેમ્બરે યૂંટણી યોજાઇ હતી

મતગણતરી માટે ભારતના ચૂંટણી પંચની મત ગણતરી અંગેની સુચનાઓ ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરાઈ છે સચોટ નિરિક્ષણ અને મોનિટરિંગ માટે પ્રત્યેક ટેબલ ઉપર એક માઇક્રી ઓબ્ઝર્વર એક સુપરવાઇઝર અને એક મદદનીશ કાર્ય કરશે

ઠંડી તેમજ તહેવારોના સમયમાં કોરોના સંક્રમણના જોખમ પર ચિંતા વ્યક્ત કરતાં ડોક્ટર હર્ષવર્ધને કહ્યું હતું કે આ દરમિથાન વધુ સતર્ક રહેવાની જરૂર છે નહીં તો સામૂહીક પ્રયાસો દ્વારા સંક્રમણ ઘટાડવાના કરેલા પ્રયાસો એળે જશે તેમણે જણાવ્યું હતું કે શિયાળાની ઋતુમાં શ્વસનતંત્રના વાયરસથી ફેલાતા રોગોનો પ્રકોપ વધે છે

દરેક સ્તરે કોવિડના દર્દીઓ માટે વધુ પથારીની ઓક્સિજનની આઈસીયુની સુવિધા વધારાઈ છે તેમણે કહ્યું હતું કે ભારત વિશ્વના સૌથી ઓછા મૃત્યુદર ધરાવતા દેશોમાં સામેલ છે તેમણે કહ્યું હતું કે સમજદારી ભર્યો વ્યવહાર હજુ પણ મહામારીથી બચવાનો સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે બધા રાજ્યોને કોવિડ સંક્રમણ અટકાવવા તપાસ સુવિધા વધારવા ભીડવાળી જગાઓ બજારો ઓફિસો ધાર્મિક સ્થળો જેવી જગાઓ પર વધુ ધ્યાન આપવા જણાવ્યું હતું

ભવનમાં વિકસાવેલી અઝિશમન પ્રણાલિનું નીરીક્ષણ કર્યું હતું

દ્વારા પ્રવાસી બસો માટે વિકસવવામાં આવી છે બસની સીટોમાં આગ હોલવવા માટે પાણી આધારિત અને એરીસોલ આધારિત પ્રણાલિનું નિદર્શન કરાર્યું હતું

સમાજ સેવા માટે ફાધર વાલેસની તત્પરતાને પણ શ્રીમોદીએ પોતાના ટ્વિટ સંદેશામાં બિરદાવી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ફાધર વાલેસને શોકાંજલિ પાઠવતાં કહ્યું છે કે ફાધર વોલેસ જન્મે ગુજરાતી ન હોવા છતાં ગુજરાતી ભાષામાં તેમનું સાહિત્ય સર્જન એક આગવી છાપ ઉપસાવી ગયું છે